તેમની સાથે થલસેનાના અધ્યક્ષ જનરલ બિપીન રાવત પણ જોડાશે કારાકોરમ ક્ષેત્રમાં સિયાચીન ગ્લેશિયરને વિશ્વના સૌથી વધ્ લશ્કરીવાળા ઝોન તરીકે ઓળખવામાં આવે છે

રાજનાથ સિંહ સિયાચીનમાં સૈનિકો અને અધિકારીઓ સાથે વાતચીત કરશે અને દુનિયાનાસૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્રમાં કામગીરી દરમ્યાન સૈનિકોની સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કરશે

આતંકવાદીઓએ લશ્કરની ત્વરિત એકશન ટીમ પર ગોળીબાર કર્યો હતો કે જ્યારે આ ટીમ આ વિસ્તારમાંથી વહેલી સવારે પસાર થઈ રહી હતી મૃત આતંકવાદીઓની ઓળખ હજુ સુધી થઈ નથી

જયશંકરે જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર દરેક ભાષાનો આદર કરે છે અને દેશના કોઈ પણ વિસ્તારમાં કોઈ પણ ભાષા લાદવામાં આવશે નહીં એક ટ્વિટ સંદેશામાં શ્રી જયશંકરે જણાવ્યું હતું કે ત્રણ ભાષા ધોરણ અંગે અંતિમ નિર્ણય કરતા પહેલા તમામ ઘટકોના હિતોને ધ્યાનમાં લેવામાં આવશે

અંતિમ નીતિ હજુ નક્કી કરવાની બાકી છે શ્રી જયશંકરે જણાવ્યું હતું કે સરકાર તમામ ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપશે આ પહેલા શિક્ષણ સચિવ શ્રી આર સુબ્રમણ્યમે ગત શનિવારે સ્પષ્ટ કર્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગે અંતિમ નિર્ણય લેવાનું બાકી છે અને શૈક્ષણિક સંસ્થાઓને કોઈપણ ભાષા ફરજિયાત કરવામાં આવશે નહીં તેમણે જણાવ્યું હતું કે નાગરિકો તેમજ રાજ્ય સરકાર પાસેથી ચર્ચા વિચારણા કર્યા બાદ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ નક્કી કરાશે તેમણે ઉમેર્યું હતું કે નરેન્દ્ર મોદી સરકાર દેશના તમામ ભાષાઓના સમાન વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને કોઈપણ ભાષા સાથે ભેદભાવ કરવામાં આવશે નહીં

વેંકેયા નાયડુએ લોકોને નવી શિક્ષણ નીતિ અંગે અધ્યયન અભ્યાસ વિશ્લેષણ અને ચર્ચા કરવાની અપીલ કરી છે અને ઝડપી નિર્ણય કે નિષ્કર્ષ પર નહીં આવવા જણાવ્યું છે તેમણે જણાવ્યું છે કે શિક્ષણને લગતાં કેટલાંક અગત્યના મુદ્દાઓ પર તમામ સંબોધીત પક્ષોએ ધ્યાન આપવું જોઈએ અભ્યાસક્રમમાં શાળાના બેગનો ભાર ઘટાડવા રમતને પ્રોત્સાહિત કરવા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અને તર્કસંગત વિચારસરણી વિકસિત કરવા ઈતિહાસ અને સ્વાતંત્ર્ય સૈનિકોના અગત્યનો ફાળો વગેરે મુદ્દાઓ સામેલ કરવા જોઈએ ઉપરાષ્ટ્રપતિએ ગઈકાલે વાશાખાપટ્ટનમ ખાતે આયોજીત બે દિવસીય સંવાદ કાર્યક્રમનો પ્રારંભ કરાવતા આ મુજબ જણાવ્યું હતું આ કાર્યક્રમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ એન્ડ એનર્જ્ દ્વારા ઉદ્યોગ જગત અને શિક્ષણ જગતના સહયોગ વડે શૈક્ષણિક અભ્યાસક્રમોમાં સુધારો લાવવા માટે યોજાયો છે શ્રી નાયડુએ શિક્ષણ જગત અને ઉદ્યોગ જગતના સમન્વય થકી યુવાનો માટે રોજગારીની તકો ઉભી કરવા જણાવ્યું હતું

યુવાનોએ જીવન કૌશલ્ય ભાષા કૌશલ્ય ટેકનીકલ કૌશલ્ય અને ઉદ્યોગોને લગતાં કૌશલ્ય પણ મેળવવા જોઈએ જેથી તેઓ સ્વનિર્ભર બની શકે

તેવા રાજ્યોના મુખ્યમંત્રીઓને લેખિત જાણ કરશે આરોગ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેલગંણા આંધ્રપ્રદેશ પશ્ચિમ બંગાળ ઓડિશા અને દિલ્હીએ હજુ સુધી આ યોજના અમલમાં મૂકી નથી ઉલ્લેખનીય છે કે આ યોજના આર્થિક રીતે નબળાં વર્ગના લોકોને પરિવાર દીઠ પાંચ લાખ રૂપિયાનું તબીબી રક્ષણ આપે છે

તેમણે વધુમાં જણાવ્યું કે તેમનું મંત્રાલય આ યોજના પર વ્યાપકપણે કામ કરશે વધુને વધુ લોકોને તેનો લાભ મેળવી શકે છે

એક ટ્વીટ સંદેશામાં હવામાન વિભાગે જણાવ્યું છે કે પૂર્વ તરફના પવનની દિશામાં ઘટાડો થતાં પંજાબ હરિયાણા ચંડીગઢ અને ઉત્તર પ્રદેશમાં ગરમી લૂની તીવ્રતામાં ઘટાડો થવાની સંભાવના છે

ઉત્તર પ્રદેશમાં પણ ભારે ગરમી પડી રહી છે સૌથી વધુ તાપમાન ઝાંસી ખાતે નોંધાયું હતું જો કે ગોરખપુર અને ગોંડા સહિતના પૂર્વીય વિસ્તારોમાં કેટલાંક સ્થળોએ તોફાની પવન સાથેના વરસાદના કારણે ગરમીથી થોડી રાહત મળી છે ઉપરાંત ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ વિવિધ વિસ્તારોમાં વરસાદ થતા ગરમીથી થોડી રાહત મળી છે

તેઓ સ્વીડન હવાઈ દળના વિવિધ તાલીમ એકમોની મુલાકાત લેશે તેમજ સ્વીડન હવાઈ દળના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત કરશે તેમની આ મુલાકાત બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગને પ્રોત્સાહન આપશે અને બંને દેશોના હવાઈ દળ વચ્ચે વધુ સંપર્ક માટે માર્ગ મોકળો કરશે જેથી બંને દેશો વચ્ચે રચનાત્મક વિનિમય જોડાણ સક્ષમ બનશે

તેઓ હિંજીલી અને બિજેપુર વિધાનસભા બેઠકોથી ચૂંટણી લડચા હતા અને બંને બેઠકો પર જીત મેળવી હતી

દેવેગૌડા કરશે

જ્યારે ગત વર્ષે રાજસ્થાને એક લાખ પ હજાર લોકોને યોગ કરાવીને આ રેકોર્ડ તોડ્યો હતો

વિદેશી નાગરિકોની ચકાસણી વધારવા અને ત્રાસવાદી કે અન્ય જોખમકારક વ્યક્તિઓને અમેરિકામાં પ્રવેશ કરતાં અટકાવવા આ પગલાં લેવાયા છે અમેરિકા વિદેશ વિભાગની આ નવી નીતિ મુજબ હંગામી મુલાકાતીઓ સહિતના મોટાભાગના વિઝા અરજીદારોને તેમની વ્યક્તિગત માહિતી સાથે તેમની સોશિયલ મીડિયા પરનો ઓળખ અંગે માહિતી પણ આપવાની રહેશે વિદેશ વિભાગની જણાવ્યા મુજબ જો અરજદાર તેના સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે ખોટી માહિતી આપશે તો તેમને ગંભીર પરિણામ ભોગવો પડશે

ભારત બુધવારે દક્ષિણ આફિકા સામે જ્યારે બાંગ્લાદેશ ન્યૂઝીલેન્ડ સામે રમશે આફિકાના ફાસ્ટ બોલર લ્રંગી નગીદીને ગઈકાલે બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં હાથમાં ઈજા થવાને કારણે તે ભારત સામેની મેચમાં નહીં રમી શકે

જમ્મુ અને કાશ્મીરના ગર્વનર સત્યપાલ મલિકે ગયા અઠવાડીયામાં યાત્રાળુઓ માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ કરી હતી બાલ્તાલ અને ચંદનવડી માર્ગે માટેની આ નોંધણી પ્રક્રિયા બીજી એપ્રિલે શરૂ થઈ હતી પરવાના વગર કોઈપણ યાત્રાળુ યાત્રામાં ભાગ લઈ શકશે નહીં આ પરવાના વિશિષ્ટ માર્ગે અને સમયગાળા પુરતો માન્ય રહેશે